પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે પોણા છ વાગે અમદાવાદ આવી પહોંચશે પ્રધાનમંત્રીશ્રીનો અમદાવાદ એરપોર્ટ બહાર મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે

પ્રધાનમંત્રી આવતીકાલે રાત્રે સાડા આઠ વાગે જી એમ ડી સી ગ્રાઉન્ડ ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં મા આદ્યશક્તિની આરતીમાં ભાગ લેશે સાડા નવ વાગે નવી દિલ્ફી જવા રવાના થશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે અને હદયકુંજ સહિત ગાંધીઆશ્રમના વિવિધ સ્થળોની પણ મુલાકાત લેશે આ વેળાએ રાજયપાલ શ્રી આયાર્થ દેવવ્રત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાથબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

બાપુની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આ સંવેદનાભર્યો નિર્ણય લેવાયો છે

કંડલા લીઝ ટ્રાન્સફર ફી કંડલા ખાતે આવેલા દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા રહેણાંક તથા ઔદ્યોગિક હેતુ માટે લીઝ ઉપર અપાયેલ જમીન માટેની ટ્રાન્સફર ફી માં ઘટાડો થાય તેવો નિર્ણય લેવાયો છે વહાણવટા મંત્રાલયનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ આ નિર્ણય દિલ્હીમાં જાહેર કર્યો હતો તેમણે કહ્યું છે કે લીઝ હેઠળની જમીનનો કબજો તબદીલ કરતી વખતે સંપતિના વર્તમાન બજાર ભાવ ઉપર ટ્રાન્સફર ફી વસુલાત હતી જે હવે તેની મૂળ કિંમત લેવાશે પરિણામે લીઝધારક ખર્યને ઓછો થશે શ્રી માંડવીયાએ ઉમેર્યું હતું કે ટ્રાન્સફર ફીની રકમ પોષાય તેવા સ્તરે રાખવાની માગણી ઘણા સમયથી ગાંધીધામના લોકો કરી રહ્યા હતા જેનો હવે નિકાલ આવ્યો છે

એન વિદ્યાલય દ્વારા મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિની વિવિધ કાર્યક્રમો દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે એક સપ્તાહ લાંબી આ ઉજવણીમાં બાલમંદિર અને કિશોર વિદ્યાલયના બાળકોથી લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીત નાટક અને રૂપક દ્વારા મહાત્મા ગાંધીના જીવનના પ્રસંગો તાદ્રશ્ય કરવામાં આવી રહ્યા છે

એન

સંસ્થાના નિયામક ડોક્ટર કિરીટ જોશીએ જણાવ્યું કે આવતીકાલે ગાંધીજયંતિ નિમિત્ત બાળકો દ્વારા દાંડી કૂય યોજાશે

ડી ખાતે આયોજન કરાયું છે આજથી ત્રણ દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેનાર આ પ્રદર્શનમાં અન્ય દેશો દ્વારા મહાત્મા ગાંધી ઉપર બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે આજે સવારે એન

ડી ખાતે આ પ્રદર્શનને ખુલ્લું મુકતાં ઇન્ડિયા પોસ્ટના અધિક મહા નિર્દેશક સંકલન શ્રી વિશ્વ પાવન પતિએ જણાવ્યું હતું કે દ્રંકાગાળામાં આયોજીત આ પ્રદર્શનને ટપાલ ટિકિટ સંગ્રાહકોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે સાબરમતી આશ્રમના ટ્રસ્ટી શ્રી અશોક ચેટર્જીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીના જીવનને લગતું તમામ સાહિત્ય ડીજીટાઇઝ કરવામાં આવી રહ્યું છે

ડી ખાતે આ વિશિષ્ટ ટપાલ ટિકિટ પ્રદર્શન ઉપરાંત મહાત્મા ગાંધી ઉપર ચિત્ર સ્પર્ધા અને પત્ર લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ગુજરાત ફિલાટેલીક એસોસીએશનના પ્રમુખ શ્રી માર્કડ દવેએ મહાત્માગાંધી ઉપર વિદેશોમાં બહાર પડાથેલી ટપાલ ટિકિટો અંગે રસપ્રદ માહિતી આપી

હવામાન વરસાદનું જોર નોંધપાત્ર રીતે આજથી ઘટે તેવી આગાઠી હવામાન ખાતાએ બહાર પાડી છે હવામાન નિયામક જયંત સરકારના જણાવ્યા પ્રમાણે ત્રીજી ઓક્ટોબર સુધી રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી પણ ક્યાંક છુટાછવાયા ઝાપટાં પડી શકે છે અમારા પ્રતિનિધિઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે અને મોટાભાગના વિસ્તારમાં ઉઘાડ નીકળવા સાથે તડકો પણ નીકળ્યો છે

દેવી ભાગવત અનુસાર આજે આદ્યશક્તિના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજાભક્તિ કરવાનું વિધાન છે

અંબાજી પાવાગઢ ચોટીલા સહિતના માઇમંદિરોમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમપૂર્વક ચાલી રહી છે અને માઇભક્તોનો પ્રવાહ વરસાદ વચ્ચે પણ અહીં ઉમટી રહ્યો છે અંબાજી મંદિરના યાચર ચોકમાં ગઇરાત્રે ગરબાનો કાર્યક્રમ ત્રિશુળીયા ઘાટમાં થયેલા અકસ્માતને લીધે રદ કરાયેલો પણ આજે ગરબાની રમઝટ ત્યાં બોલશે

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના મહાદેવુપર ગામની ગર્લ્સ ફ્ટબોલ ટીમે રાજ્યમાં પાટણનું નામ રોશન કર્યું છે તેની સાથે સાથે પાટણ શહેર અને અન્ય ગામોની વિદ્યાર્થીનીઓ વધુ સારી રીતે કૂટબોલનું પ્રશિક્ષણ મેળવી શકે તે માટે ગર્લ્સ કુટબોલ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

કુટબોલ ટીમને ઉચ્યકક્ષાની તાલીમ મળે રહે તે માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એન

કોચની નિમણૂંક કરવામાં આવી છે સુરત ક્રિકેટ સુરત ખાતે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આજે દક્ષિણ આફ્રિકા અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી મેય રમાશે પાંચ મેયની સિરીઝમાં પહેલી મેચ ભારત જીત્યું છે જ્યારે બીજી અને ત્રીજી મેચ વરસાદને લીધે મોકૂફ રાખવી પડી હતી આ સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ શુક્રવારે અહીં સુરતમાં જ રમાશે